તેમણે કહ્યું કે વર્તમાન શિક્ષણ પધ્ધતીવિદ્યાર્થીને પોતાનું ક્ષેત્ર બદલીને નવી તકો યકાસવાની તકો આપતી નથી ચૈવી જ રીતેનવી શિક્ષણ નીતી માત્ર ગુણપત્રક આધારીત વર્તમાન નીતીના સ્થાને વાસ્તવિક્રે શિક્ષણ મેળવવા ઉપર ભારે મુકે છે અને ભારતના નિર્માણનું મિશન હાંસલ કરવા માટે બધા જ શિક્ષકો વૅફીવટીતંત્ર વાલીઓ તથા સ્વયંસેવી સંસ્થાઓને સહકાર આપવાની અપીલ કરી હતી

ફવામાન વિભાગના જણાવ્યા અનુ સાર ફળવો મધ્યમ વરસાદ આગામી દિવસો દરમ્યાન પણ રહેશે એ રીતે યોમાસાની વિદાય પખવાડીયુ મોડી થવાની શક્યતા છે ભુજમાં આજે મધ્યાહન પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ યાલુ થયો હતો વીજળીના ચમકારા અને ભારે ગાજવીજ વચ્ચે દીઢેક કલાક વરસાદ થતા કેટલાક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી

આ વરસાદને લીધે પાણીથી છલોછલ ભરેલ ફમીસર તળાવનું પાણી આસપાસના વિસ્તારમાં બહાર આવ્યો હતું શહેરના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં કમર થી ધું ટણ સમા પાણી ભરાથા હતા જો કે પાણી ઓસરી જતાં સ્થિતિ સામાન્ય બની છે